નિરીક્ષક તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ઈશ્વર ભાઈ પટેલ હાજર રહ્યા હતા

મુખ્યમંત્રીએ સાબરડેરીનાં અધ્યક્ષ શામળભાઈ પટેલની ફેડરેશનનાં ચેરમેન તરીકે અને કરછ જીલ્લા દૂધ ઉત્પાદન સંઘનાં અધ્યક્ષ વલમજીભાઈ હુંબલને વાઈસ ચેરમેન તરીકે નિમણુક થતા અભિનંદન આપ્યા છે

આરતી ભદ્વ ખેતી જમીન ટાઈટલ ક્ષતીઓ કરછ સહિત સમગ્ર રાજ્યમાં ખેતીની જમીનનાં ટાઈટલમાં રહેલી ક્ષતીઓ દુર કરવાના ભાગરૂપે સરકાર દ્વારા ત્રિ સ્તરીય સુઓમોટો કામગીરી હાથ ધરાઈ હતી

હાલમાં બે મુર્ત્યું પામેલ કોરોનાગ્રસ્ત દર્દીઓ અંગે જી કે જનરલનાં તબીબી સુત્રોએ જણાવ્યું કે બંને દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે થી જ બનેનું સ્વાસ્થ્ય કથળેલું હતું અને આ બને દર્દીઓને ડાયાબિટીસહાયપર ટેન્શન જેવી અન્ય બિમારી પણ હતી આરતી ભદ્દ જવાનોને રાખડી આગામી મહિનામાં ત્રીજી ઓગસ્ટે આવનાર રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને અનુલક્ષીને નાગરિક સંરક્ષણ વોર્ડન સેવા દ્વારા એક રાખી સરહદ સે સરહદ તક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ વિચારને લાયન્સ કલબ ઓફ ભુજનો સહયોગ મળ્યો છે

ગુજરાતની વડી અદાલતના અગાઉના નિર્ણયના સંદર્ભમાં ગુજરાતમાં આજ થી ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી વિદ્યાર્થીઓની હાજરી સાથે નિયમિત અભ્યાસ ચાલુ થાય નહિ ત્યાં સુધી કોઈ પણ શાળા અન્ય કોઈપણ પ્રવૃત્તિ ના નામે ફી લઇ શકશે નહિ જે શાળાઓ એ લોકડાઉને દરમિયાન કે તે પછી કોઈ પણ પ્રવૃત્તિના નામે ફી લીધી હશ તો તે પણ શાળા નિયમિત રીતે શરૂ થયા પછી પાછી આપવી પડશે રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે કોઈ પણ શાળા ફી નહિ ભરવાને કારણે વિધાર્થીઓનો પ્રવેશ રદ ડરી શકશે નહિ જાણવા મળ્યા મુજબ રાજ્યમાં અનેક શાળાઓમાં આજથી ઓનલાઇન શિક્ષણ પ્રવૃત્તિ બંધ કરી દેવાઈ છે જોકે અમુક શાળાઓ દ્વારા જ્યાં ઓનલાઇન શિક્ષણ માટે નું સેટઅપ મૂકી દેવાયું છે અને શાળા અને વાલીઓ વચ્ચે સમજૂતી છે તેવી શાળાઓ એ ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે